ખેડૂતોએ કહ્યું કે તેમને તેમની ઉપજ વધારવામાં મદદ મળી છે ખેડૂતોમાંથી એક ખેડૂતે કહ્યું કે પી એમ કિસાન યોજના અને પાક વિવિધીકરણ યોજના અંતર્ગત અમે એપીએમસી મંડીયોની બહાર પોતાની ઉપજ વેચવા માટે સક્ષમ છે અને પોતાના પરિવાર માટે વધુ કમાવા ઇચ્છે છે

તેમણે કહ્યું કે કેટલાંક પક્ષો નવા કૃષિ કાયદાનો વિરોધ કરીને પોતાના રાજકીય એજન્ડાને આગળ વધારી રહ્યાં છે અને કેટલાંક લોકો જુઠુ અને અફવાઓ ફેલાવી રહ્યાં છે

તેમણે કહ્યું કે ખેડૂતોને સારા પાક વીમા માટે સરકારે પીએમ ફસલ વીમા યોજના શરૂ કરી છે અને કરોડો ખેડૂતોને તેનો લાભ મળ્યો છે શ્રી મોદીએ કહ્યું છે કે સરકારે એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરી છે કે દેશના ખેડૂતોને તેમની પાકના સારા ભાવ મળે તેમણે કહ્યું કે સ્વામીનાથન સમિતિની રિપોર્ટમાં અમલીકરણ કરતાં સરકારે ખેડૂતોને ખર્ચના દોઢ ગણા એમએસપી આપ્યા છે

રાજકોટ વિમાની મથકે રાષ્ટ્રપતિનું સ્વાગત જિલ્લા ક્લેક્ટર સુશ્રી રમ્યા મોહને કર્યું હતું આ પ્રસંવલ ગે રાજકોટ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રપતિ રામનાથકોવિંદ રાજકોટ વિમાની મથકેથી દિવ જવા રવાના થયા છે તેઓ ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થા વડોદરાના દીવ આંતરરાષ્ટ્રીય પરિસરના પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત કરશે

તેમજ આઈ એન એસ ખુખરી સ્મારકનું પણ લોકાપર્ણ કરશે દીવ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ નું આગમન થયું દીવ એરપોર્ટ પર દમણ દીવ દાદરા નગર હવેલી ના પ્રશાસક પ્રકૂલ્લ પટેલે તેમનુ સ્વાગત કર્યું હતું ત્યારબાદ તેઓ દીવના જલંધર સ્થિત નવનિર્માણ સર્કિટ હાઉસ નુ રીબીન કાપી ઉદ્વાટન કર્યુ હતું આ પ્રસંગે અધિકારીઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ નું ભવ્ય સ્વાગત કર્યું હતું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

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂચનો નમો એપ માય જી ઓ વી